પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ યુવીન મીંટ સાથે આજે દિલ્હીમાં મંત્રણા કરી રહ્યા છે

અંગે કરાયેલ ટીપ્પણીને સત્યથી વેગળી અને ગેરમાર્ગે દોરનારી ગણાવી છે

નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રાદેશીક સ્તરે ગ્રાહકો અને બેંકો વચ્ચે જાણકારી અને મહીતી આપ

કોરોના વાયરસને કારણે જાપાનના દરીયા કિનારાની દૂર ડાયમંડ પ્રીન્સેસ નામના જહાજમાં

આ મંત્રણા પછી વિવિધ ક્ષેત્રોની સમજૂતીઓ ઉપર ફસ્તાક્ષર થાય તેવી સંભાવના છે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 તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરી હતી શ્રી યુ વી મિન્ટ ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે ગઇકાલે દિલ્ઠી પહોચ્યા છે તેમની સાથે તેમના પત્ની ડાઉ ચો ચો પણ ભારત આવ્યા છે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

મ્યાનમારના રાષ્ટ્રપ્રમુખ અને તેમના પત્ની ગયા અને આગરાની મુલાકાતે જવાના છે

તેમણે કહ્યું કે ભારતની સલામતી જાળવતી સંસ્થાઓ દિલ્હીમાં સામાન્ય સ્થિતી સ્થપાય અને વિશ્વાસનું વાતાવરણ ઉભુ થાય તે માટે પ્રયાસો કરી રહી છે પ્રધાનમંત્રીએ લોકોને શાંતિ અને ભાઇચારો જાળવવાની અપીલ કરી છે શ્રી રવિશકુમારે સંવેદનશીલ મુદ્દાઓ બાબતે બે જવાબદાર રીતે ટીપ્પણી નહિ કરવાની વિનંતી કરી છે

અને દિલ્હીના તોફાનોથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસના જવાનો પુરતા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યા છે

દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પૂર્વ દિલ્હીની પરિસ્થીતીની સમીક્ષા કરી છે ટ્વીટર ઉપર તેમણે જણાવ્યું છે કે પોલીસ અને અન્ય સંસ્થાઓ દિલ્હીમાં શાંતિ અને સામાન્ય પરિસ્થીતીની સ્થાપના કરવા કામગીરી કરી રહી છે તેમણે શાંતિ અને સુમેળને દેશની મૂળ ભાવના તરીકે ઓળખાવીને શાંતિ અને ભાઇચારો જાળવવાની લોકોને અપીલ કરી છે

આ મુલાકાત બાદ શ્રી દોવલે ગૃહમંત્રી અમીત શાહને મળીને દિલ્હીની પરિસ્થિતીની માહિતી આપીને સંબંધીત વિસ્તારોમાં સામાન્ય સ્થિતીની સ્થાપના માટે લેવાયેલા પગલાઓની વિગતો આપી હતી

જયશંકર અને ન્યુઝિલેન્ડના વિદેશમંત્રી વીન્સટન પિટરે વેપારસંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા અંગે ગઇકાલે દિલ્હીમાં મંત્રણા કરી છે વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બન્ને આગેવાનોએ દેશના સાર્વભૌમત્વ એકતા તથા આંતરરાષ્ટ્રીય ધારાધોરણોના પાલનના મહત્વ ઉપર ભાર મુક્યો હતો

સૂક્ષ્મ લધુ અને મધ્યમ ઉધોગો માટે ફલોંટીગ ધીરાણ દર પહેલા થી જ એકસટર્નલ બેંચમાર્ક દર સાથે જોડાયેલા છે આ નો ઉદેશ નાણાકીય નીતી હસ્તાંતરણને મજબૂત અને સશક્ત બનાવવા નો છે

આ એપની મદદથી વિદ્યાર્થીઓ તેઓના પરીક્ષા કેન્દ્ર સરળતાથી શોધી શકશે

નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું કે બેકોએ ગ્રાહકોની વ્યકિતગત માહિતી અને વિગતોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઇએ નાણામંત્રીએ કહ્યું કે સરકાર બેકીંગ ક્ષેત્રમાં ડેટા વિસલેષણના ઉપયોગ ઈચ્છે છે

શ્રી સીતારમણે કહ્યું કે બેંકના કર્મચારી પ્રાદેશિક ભાષા બોલતો હોય તે જરૂરી છે

પાંચ વિદેશી નાગરિકોમાં શ્રીલંકા નેપાળ દક્ષિણ આફ્રિકા અને પેડુના નાગરિકોનો સમાવેશ થાય છે વિદેશમંત્રી એસ જયશંકરે જાપાનમાં અટવાયેલા આ મુસાફરોને સ્વદેશ આવવામાં મદદરૂપ થવા બદલ જાપાનના સત્તાવાળાઓનો આભાર માન્યો છે

વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વીટર ઉપર ચીનના સત્તાવાળોઓનો આભાર માન્યો છે ઉલ્લેખનીય છે કે ભારતીય હવાઇદળના આ વિમાને વુહાનથી ભારતીયોને સ્વદેશ લાવવાની સાથે સાથે ચીનમાં જરૂરી તબીબી ઉપકરણો અને દવાઓ પહોચાડી છે

તેઓ ગઈકાલે નવી દિલ્ફીમાં રાષ્ટ્રીય સૂક્ષ્મ લધુ અને મધ્યમ ઉધોગોના એવોર્ડ સમારંભમાં બોલી રહ્યા હતા

અને બેંકોનું આ ક્ષેત્રના વિકાસ માટે તમામ જરૂરી સગવડ ઉપલબ્ધ કરાવે તેવો પ્રયત્ન તેમનું મંત્રાલય કરી રહ્યું છે

રવિ મોસમમાં ડુંગળીનું ઉત્પાદન વધારે થતા ડુંગળની કિંમતોમાં ધરખમ ઘટાડો થયો છે

આ બેઠકમાં અન્ન મંત્રી રામવિલાશ પાસવાન કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા

શ્રી માથુરે લેહ અને કારગીલ જિલ્લાઓમાં સ્થાનિક ભાષમાં એફ એમ ચેનલો શરૂ કરવી તથા ટીવી ચેનલો શરૂ કરવા અંગે વાતયીત કરી હતી બંને અગ્રણીઓએ લદ્દાખના વનવિસ્તાર અને વન્ય જીવો અંગે પણ વાતચીત કરી હતી